પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

આઠમી થી જ શરૂ થશે

ત્યારપછી જો તે દિશા બદલીને પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશાએ આગળ વધે તો મહા વાવાઝોડું છઠ્ઠી નવેમ્બરના મધરાત સુધી રાજ્યના દરિયા કિનારા નજી પહોંચે તેવી સંભાવના છે

આ વાવાઝોડું દિશા બદલે તો દિવ અને દ્વારકા વચ્ચેના દરિયા કિનારાથી જમીન પર પ્રવેશવાની શક્યતા છે

અમારા અમદાવાદના સંવદદાતા જણાવે છે કે માછીમારોને દરીયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે દરમિયાન મહાવાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્રમાં ગઇકાલે દરિયો તોફાની બન્યો હતો સૌરાષ્ટ્રના જાફરાબાદ શિયાળબેટ પીપાલાવ તેમજ જામનગર દ્વારકા દીવ સોમનાથ સહિતના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા હતા મહાવાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને લઇને તંત્ર સજ્જ બન્યું છે અને એન ડી આર એફ

ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે વહિવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં બંદરો ઉપર સલામતી સૂચક સિઝ્નલો લગાડવાની સૂચના અપાઇ છે અમારા દાહોદ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે દોહદ જિલ્લા નિવાસી અધિક કલેકટર એન

દવેની અધ્યક્ષતામાં ગઇકાલે મહા વાવાઝીડાને અનુલક્ષીને બેઠક યોજાઇ ગઇ

ઉભા પાકોમાં પિયત ન કરવા નવા પાકોનું વાવેતર શકય હોય ત્યાં સુધી ટાળવા જણાવાયું છે કપાસ જેવા પાકોમાં વીણી પૂરી કરી લેવા બાગાયતી પાકોને વધુ પવનથી નુકશાન ન થાય તેની કાળજી લેવા પણ જણાવ્યું છે

દરમિયાન માછીમારી ન કરવાની ચેતવણી આપ્યા છતાં માછીમારી દરિયામાં જતા મત્યસ્યોદ્યોગ વિભાગ હરકતમાં આવ્યો છે અને સૂચનાનું પાલન ન કરનાર માછીમારોના બોટોનું લાઇસન્સ રદ કરી દંડ કરવાની યેતવણી અપાઇ છે

મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરને રાજકોટ ઇન્ટરનેશનલ માટે જમીન સંપાદન નું કાર્ય ત્વરિત પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી

તેમણે મોરબી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉધોગકારોને આ કન્ટેનર ડેપોનો લાભ મળે તેમજ કંડલા અને અન્ય બંદરો પરથી પણ માલની નિકાસમા આ ડેપો ઉપયોગી થાય તે માટે વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના સૂચનો અંગે પણ બેઠકમાં ચર્ચા વિયારણા કરી હતી

આ માટેની તમામ તૈયારીઓ વનવિભાગ ધ્વારા પુર્ણ કરવામાં આવી છે ગીરનાર પરીક્રમા પરંપરાગત રીતે કારતક સુદ અગીયારસે શરૂ થાય છે દર વર્ષે યાત્રાળુઓ પરંપરાગત રીતે શરૂ થતી પરીક્રમાના બે ત્રણ દિવસ અગાઉ ભવનાથ ખાતે પરીક્રમા શરૂ કરવા માટે આવી જતાં હોય છે

એ પહેલા ગીરનાર પરીક્રમા શરૂ કરવામાં નઠી આવે તેમ જુનાગઢ જીલ્લા કલેકટરે જણાવ્યું છે દરમિયાન લીલી પરિક્રમામાં લોકોના ઘસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં વધારાના કોય જોડવાનો નિર્ણય લીધો છે

ટી નિગમ દ્વારા પણ અમદાવાદથી ગીરનાર માટે સ્પેશિયલ બસો દોડાવાનું આયોજન કરાયું છે ખેડૂત સંવાદ રાજ્યપાલ શ્રી આયાર્ય દેવવ્રત અને કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાની હાજરીમાં રાજકોટ તાલુકાના રામોદ ગામે ખેડૂત સંવાદ શિબિર યોજાઇ હતી આ શિબિરમાં રાજ્યપાલશ્રીએ સુભાષ પાલેકર દ્વારા સુચવેલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરનાર ખેડૂત ભાઈ બહેનો સાથે યર્ચાઓ કરી હતી અને પ્રાકૃતિક ખેતી અંગેના સ્વઅનુભવો વગોબ્યા હતા કૃષિ રાજ્યમંત્રી શ્રી રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સારૂ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે

જેમાં મ્યુઝીયમ લાઇબ્રેરી અદ્યતન એ સી ઓડીટોરીયમ ભોજનાલય વિગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ દ્વારા પાણીને શુદ્ધ કરાઇ બગીયામાં ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરાઇ છે ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યના માનુષ શાહે સુવર્ણચંદ્રક જીત્યો છે

ઉલ્લેખનીય છે કે સિઝનની પ્રથમ ટુર્નામેન્ટમાં માનુષે રજત યંદ્રક મેળવ્યો હતો

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા પ્રથમવાર રાજકોટ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં આ અંગે ઉત્સાહનો માહોલ છવાયો છે

આ અંગેની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદને કારણે તેમજ સંભવિત મહા વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રીએ શનિવારે ગાંધીનગરમાં પ્રસાર માધ્યમો સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે જે ખેડૂતોએ પોતાના પાકનો વીમો ઉતરાવેલો છે

આ હેતુથી રાજય સરકારે વીમા કંપનીઓની દિલ્હી ખાતેની કચેરીઓ સમક્ષ રજુઆત કરી છે